તેનો હેતુ લોકોમાં વિજ્ઞાનનું મહત્વ ફેલાવવાનો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને શ્રુભેચ્છાઓ આપી છે ટવીટર પર સંદેશામાં શ્રી મોદીએ જજ્ઞાવ્યું છે કે તેઓ બધા વિજ્ઞાન પ્રેમીઓને સલામ કરે છે અને તેમનો વિજ્ઞાન ઉત્સાહ વધારવાની શ્રુભેચ્છા પાઠવે છે

દરમિયાન આજે જીલ્લામાં રાષ્ટ્રીય વિશ્વાન દિવસની વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે ઉજવણી કરવામાં આવી હતી

કાંચીપુરમ મઠ વિશ્વમાં અને ખાસ કરીને દક્ષિણ ભારતના હિન્દુઓ માટે યાત્રા સ્થાન છે ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાયડૂ અને પ્રધાનમંત્રીશ્રીએ તેમના અવસાન અંગે દુખની લાગણી વ્યક્ત કરી છે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પેટ્રોલ અને ડીઝલના કર અંગેના પ્રશ્નોનો જવાબ આપી રહ્યા હતા ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાશ્રીની આગેવાની હેઠળ વિપક્ષના સભ્યો ગ્રહની મધ્યમાં ધસી આવ્યા હતા ત્યારબાદ સૂત્રોચ્ચાર કરતાં વિપક્ષી સભ્યોએ સભા ત્યાગ કર્યો હતો જોકે અધ્યક્ષે ગ્રહની મધ્યમાં ધસી આવેલા કોંગ્રેસના સભ્યોને ગ્રહની આજની કાર્યવાહીમાં સસ્પેન્ડ કર્યા હતા તેમજ ઊંઝાના કોંગ્રેસના ધારાસભ્ય આશાબહેન પટેલે સૂત્રોચ્ચાર દરમિયાન કથિત અસંસદીય શબ્દો ઉચ્ચારતા તેમને બે દિવસ માટે ગ્રહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવાના ઠરાવને બહાલી અપાઈ હતી

આ વખતે હોળીનો તહેવાર ફાગણ પુનમના દિવસે નહિ પરંતુ ફાગણસુદ ચૌદશના દિવસે આવી રહ્યો છે પુનમનો ક્ષય થતો હોવાથી ઉજવણી યૌદશના દિવસે થશે

હોળીના દિવસે પૂનમનો ક્ષય થયો હોય તેવું ઘણા દિવસો બાદ બન્યું છે

અંજારમાં ઇશાક ઈશાકડીના લગ્નની તડામાર તૈયારી કરવામાં આવી છે ધૂળેટીના સાંજે હોળીની ઘેર નીકળશે અને ભવ્ય વરઘોડાની તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી છે આ પ્રસંગે હિંદુ મુસ્લિમ એકતા સમિતિ દ્વારા ભાઈયારા સાથે મળીને કોમી એકતાની સાથે ઉજવવામાં આવે છે

રંગો અને પિચકારી ખરીદવા માટે બજારમાં ભીડ જોવા મળી રહી છે વેપારીઓના જણાવ્યા અનુસાર આજે વિવિધ રંગોની સાથે પ્રાક્રતિક એવા અબીલગુલાલ જેવા કોરા રંગોનું ચલન વધતું જાય છે પ્રાક્રતિક એવા કેસુડાના રંગોના પેકેટ બજારમાં મળે છે જીલ્લામાં આવતીકાલે વિવિધ મંદિરો અને સોસાઇટીઓમાં હોલિકા દહ્નનું આયોજન કરવામાં આવ્યું છે વિરલ રાણા અવસાન કચ્છ જીલ્લા મુસ્લિમ સમાજના અગ્રણી અને ગાંધીધામ નુરી મસ્જીદ ટ્રસ્ટના ચેરમેન હાજી મહમદ ઓસમાણ માંજોઠીનું અવસાન થતાં ગાંધીધામ કોમ્પ્લેક્ષ અને મુસ્લિમ સમાજમાં ઘેર શોકની લાગણી ફેલાઈ છે તેમણે જીલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી હતી

પોસ્ટ વિભાગ દ્વારા શરૂ કરાયેલી માય સ્ટેમ્પ સેવા અંતર્ગત દરેક વ્યક્તિ પોતાના ખાસ દિવસોને યાદગાર બનાવા પોતાની તસવીર વાળી ખાસ ટપાલ ટિકિટ બનાવી શકશે

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર વેસ્ટન ડીસ્ટરબન્સના અસરને કારણે હવામાનમાં બદલાવ આવ્યો છે કાશ્મીરમાં સર્જાયેલા પશ્ચિમ વિક્ષોભની અસર હજુ આવતીકાલ સુધી યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જો કે વરસાદ થવાની સંભાવના હવામાન ખાતા એ નકારી હતી